ભારતમાં પહેલીવાર સુરતમાં રન ફર ન્યુ ઈન્ડિયા નાઈટ મેરેથોનનું ગઈકાલેઆયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાઈટ મેરેથોનને ફલેગ ઓફ આપી લાલાભાઈ સ્ટેડીયમ ખાતે સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હું સુરતના ોકોને નવી રાહ બતાવવા બદલ શુભેચ્છા પાઠવું છું

રન ફોર યુનિટિમાં સુરત વર્લ્ડ રેકોર્ડ બનાવે

આ કાર્યકાળમાં પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા વિરલ રાણા ડીઆરડીઓ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓ દ્વારા ગઈકાલે કર્ણાટકના ચિત્રદ્દર્ગમાં ચાલાકેરે ખાતેના પરીક્ષણ કેન્દ્ર પરથી માનવ વોહાણા હવાઈ પ્રહારવિમાન રૂસ્તમ બેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે ઉચ્ચક્ષમતા ધરાવતા એન્જીનસાથે આ સૌ પ્રથમ પરીક્ષણ થયું છે અને તેના તમામ પરિણામો યોગ્ય રહ્યા છે ડીઆરડીઓના ચેરમેન અને સંરક્ષણ સંશોધન વિભાગના સચિવ ડોકટર એસ ક્રિસ્ટોફર વીમાનતંત્રના મહાનિયામક ડોકટર સી પી રામનારાયણન અને અગ્રણી વિજ્ઞાનીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી સફળતા બદલ વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા દર એકાંતર વર્ષે ચોરવાડ થી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યોજવામાં આવે છે

અગત્યની જાહેરાત સમાપ્ત થઈ

આંચકાને લઈને વાગડ પંથકના ગામોમાં ગભરાટ છવાઈ ગયો હમતો લોકો ઘરબહાર દોડી આવ્યાહતા

કારોબારી ચેરમેનપદે વિમળાબેન શામળીયાની વરણી કરવામાં આવી હતી ભચાઉ પ્રાંત અધિકારી નવલદાન ગઢવી અને મામલતદાર કે

વાછાણીની ઉપસ્થિતિમાં પાલીકાકચેરી ખાતે સુકાનીઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી નવા સુકાનીઓએ ભચાઉને કનડતી સમસ્યાઓનો ઉકેલ લાવી વિકાસયાત્રા આગળ ધપાવવાનો કોલ આપ્યો હતો દરમિયાન રાપર નગરપાલિકાના પ્રમુખપદે ગંગાબેન રમેશભાઈસિયારીયા અને ઉપપ્રમુખપદે હઠુભા રાણાજી સોઢાની અને કારોબારી ચેરમેન કાનીબેન પીરાણાની પક્ષ દ્વારા વરણી કરવામાં આવી હતી ત્યારબાદ ટાઉનહોલ ખાતે ચૂંટાયેલા સભ્યોના સન્માન સમાથે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિરલ રાણા ક્રિકેટ શ્રીલંકા પ્રવાસે જનારી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે

રોહિત શર્માને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યાછે

વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીનો ટીમમાંસમાવેશ કરાયો નથી બનેને આરામ આપવામાં આવ્યો છે

શ્રેણીમાં પ્રથમ મેચ છઠ્ઠી વચ્ચે ભારત શ્રીલંકા વચ્ચે રમાશે